પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રાલયે તૈયાર કરેલા આ કાર્યક્રમને ગઈકાલે જાહેર કર્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે વૈકલ્પિક શિક્ષણનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને કોવિડથી ઊભી થયેલી પરિસ્થિતિમાં ઓનલાઇન માધ્યમથી સરળતાથી શિક્ષણ મેળવી સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદરૂપ થશે તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં વિવિધ ટેકનોલોજીના વિવિધ ઉપકરણો અને સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવા શિક્ષકોને પણ માર્ગદર્શન પૂરું પડાશે ગ્રા મીણ વિકાસ કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ અને ખાસ કરીને દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે સરકારે અમલમાં મૂકેલી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ ગરીબી ઘટાડવાનો અને ગામોને આત્મનિર્ભર બનાવવાનો છે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે આકાશવાણી સાથેની વાતયીતમાં કેન્દ્ર સરકારે છેલ્લાં છ વર્ષમાં હાથ ધરેલી વિકાસલક્ષી નીતિ અને યોજનાઓની જાણકારી આપી

આ ઉપરાંત પશુ સંવર્ધન કૃષિ અન્ન અને જાહેર વિતરણ જળશક્તિ તથા એમ

સહિત ઘણાં મંત્રાલયોએ ગ્રામીણ વિસ્તારોમાં સ્વ રોજગારની તકો ઊભી કરવા તથા કૃષિ ઉપજોના યોગ્ય રીતે વેયાણની વ્યવસ્થા કરવા સહિયારા પ્રયાસો હાથ ધર્યા છિ

જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં છ છ સુરત જિલ્લામાં પાંચ ભાવનગર શહેર જૂનાગઢ કચ્છ રાજકોટ જિલ્લામાં એક એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગની પરીક્ષાઓ આજથી શરૂ થશે

જેના માટે તમામ પાંચ જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય એવા એક એક અધ્યાપકની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરાઇ છે પરીક્ષાર્થીનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે અને સેનેટાઇઝેશન પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ પરીક્ષા આપવા માંગતા ન હોય કે પરીક્ષા આપી શકતા ન હોય તેમને માટે ઓગસ્ટ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં નવેસરથી પરીક્ષા લેવાશે અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે વિદ્યાર્થી પાસે પરીક્ષા પૂર્વે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવાયા છે

વધુમાં પરીક્ષા પૂરી થયાના પંદર દિવસ સુધીમાં જો કોઈ વિદ્યાર્થીને કોરોના કે એવી બીમારી થશે તો તેની સારવાર નો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભોગવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ આયોજનપૂર્વકની પહેલ અન્ય યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ચોક્કસ દાખલારૂપ અને પ્રેરણાદાયક બની રહેશે

ભૂકંપથી હાલ સુધી કોઇ જ નુકશાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી

કુદરતી જંગલ નું સૌંદર્ય અકબંધ રહે તે માટે દેવળીયા પાર્ક માં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે વાતાનુકુલિત કાચની બસ ની વ્યવસ્થા કરવા માં આવશે ઉપરાંત સો ફૂટ ઉંચો ટાવર બનાવી મુલાકાતીઓ દૂર દૂર સુધી જંગલ નિહાળી શકે તેવું પણ આયોજન કરવા માં આવ્યું છે સાસણ માં સનસેટ પોઇન્ટ બનાવી સિંહ દર્શન ની સાથે સૂર્ય દર્શન પણ થઇ શકે તે માટે પણ પ્રવાસન વિભાગે કામગીરી શરૂ કરી છે

જે અંતગર્ત પાટણ જિલ્લામાં પણ મહિલા પખવાડિયા અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ અધિકારી કચેરી પાટણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓને પોતાની સુરક્ષા કઇ રીતે કરવી અને તે કોઈ તકલીફમાં હોથ તો કઈ રીતે તે પોલીસની મદદ લઇ શકે તે સમજાવ્યું તેમજ દિકરી દિવસની ઉજવણી મીરાદરવાજા ખાતે આવેલ આંગણવાડી ખાતે કરવામાં આવી હતી

જીલ્લા વિકાસ અધિકારી એમ

દક્ષિણીએ જણાવ્યુંહતું કે આ ઉજવણી દરમિયાન જન્મનારાં બાળકોના ઘરે અને આ સપ્તાહ માં પ્રસુતિની તારીખ હોય તેવી સગર્ભા મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવશે જીલ્લામાં અનોખા બંધન એક કદમ પ્રકૃતિ તરફ સાથે મહિલાઓને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહીત કરાશે

વરસાદ નૈઋત્ય રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી દોઢથી સવા બે કિલોમીટર ઊંચે છવાયેલું યક્રવાતી હવામાન હજી યથાવત છે તેના કારણે આજથી લઈ ચાર દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વ્યાપક અને ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગની અમદાવાદ કચેરીના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં હજી વધુ વરસાદી વાદળો બંધાઈ રહ્યાં છે અને તે વાયવ્ય દિશામાં આગળ વધવાની શક્યતા છે

બુધવારે આ વાદળી રાજ્યના અંદરના વિસ્તારોમાં આગળ વધશે તેવી શક્યતા છે તેના લીધે છઠ્ઠી તારીખ સવાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને કેન્દ્ર શાસિત દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ તો વલસાડ અને નવસારી જિલ્લામાં તથા અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટા છવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે